બંને આગેવાનો ભારત શ્રીલંકા વચ્ચેના વર્તમાન દ્વિપક્ષીય સંબંધો વધુ મજબુત બનાવવા તથા સહકારના નવા ક્ષેત્રો તારવી કાઢવા બાબતે ચર્ચા કરશે તેવી સંભાવના છે ભારતની સત્તાવાર મુલાકાતે શ્રી રાજપક્ષે ગઇકાલે દીલ્ફી પહોચ્યા હતા આજે સવારે શ્રી રાજપક્ષેએ વિદેશમંત્રી એસ જયશંકર સાથે દ્વિપક્ષીય બાબતો અંગે વાતચીત કરી હતી સવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે શ્રી રાજપક્ષે વિધિવત સ્વાગત કરવામાં આવ્યું હતું તેઓ રાષ્ટ્રપતી રામનાથ કોવિંદને આજે સાંજે મળશે

તમામ મતવિસ્તારો નક્સલવાદગ્રસ્ત હોવાથી સુરક્ષાની વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે સાત વાગે શરૂ થનારૂ મતદાન ત્રણ વાગ્યે પૂર્ણ થશે ઝારખંડના મુખ્ય ચૂંટણી અધિકારી વિનયકુમાર ચૌબેએ આકાશવાણીને જણાવ્યા પ્રમાણે પ્રથમ વખત તમામ મતક્ષેત્રોમાં મતદારો માટે ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે હવે મતદારોને લાંબી લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે

આવતીકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાશે ઉમેદવારો સોમવાર સુધી તેમના ઉમેદવારીપત્રો પરત ખેંચી શકશે

બે દિવસ માટેના આ સંમેલનનું ઉદઘાટન પુદુચેરીના લેફટનંટ ગવર્નર કિરણ બેદીએ ગઇકાલે કર્યુ હતું વિવિધ રાજયોના પોલીસ સુપ્રિટેન્ડન્ટથી લઇને પોલીસ મહાનિદેશક કક્ષાના ઉચ્ચ અધિકારીઓ આ સંમેલનમાં ભાગ લઇ રહયાં છે

ના સભ્યોએ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાને મુક્ત કરવાની માંગણી સાથે આજે સંસદમાં વિરોધ પ્રદર્શન કર્યું છે

ના નેતા દથાનિધિ મારને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ બાબત દર્શાવે છે કે કાશ્મિરમાં સ્થિતિ સામાન્ય નથી કોંગ્રેસના ઇશાન ભારતના સભ્યોએ નાગરિક સુધાર વિધેયક રદ કરવાની માંગણી કરી હતી કોંગ્રેસના આસામના સાંસદ રીપુન બોરાએ જણાવ્યું હતું કે સૂચિત વિધેયક ઇશાન ભારતના નાગરિકોના હિતમાં નથી

મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે હૈદરાબાદમાં રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ આ મુજબ જાહેરાત કરી હતી આજે સવારથી જ રાજ્ય પરિવહન સેવાના કર્મચારીઓએ ફરજ ઉપર પાછા ફરવાની શરૂઆત કરતાં જ અદના નાગરિકોને પડી રહેલી મુશ્કેલીઓમાં ઘટાડો થવા લાગ્યો છે

કિસન રેડ્ડીએ ભેખડો ધસી પડવાના બનાવો ઘટાડવા અથવા તેના જોખમો ઘટાડવા અંગેની આંતરરાષ્ટ્રીય પરિષદનું ગઈકાલે દિલ્ફીમાં ઉદઘાટન કર્યું હતું શ્રી રેડ્ડીએ પરિષદમાં સંબોધન કરતાં ભેખડો ધસી પડવા જેવી કુદરતી આપત્તિઓથી થતું નુકસાન ઘટાડી શકાય તેવી નવી ટેકનોલોજી અને માળખાકીય સુવિધા વિકસાવવાનો અનુરોધ કર્યો હતો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ પરિષદમાં થનારી ચર્ચા કુદરતી આપત્તિઓ દ્વારા થતું નુકસાન ઘટાડવામાં લાંબાગાળે મદદરૂપ થશે

ત્યારબાદ પત્રકાર પરિષદમાં શ્રી ઠાકરે જણાવ્યું હતું કે તેમણે ખેડૂતોને લગતી બધી જ સરકારી યોજનાઓની વિગતો આપવા અગ્રસચિવને સૂચના આપી છે

શિવસેનાના એકનાથ શિંદે અને સુભાષ દેસાઇ કોંગ્રેસના બાળાસાહેબ થોરાત અને નીતીન રાઉત તેમજ એનસીપીના છગન ભુજબળ અને જયંત પાટીલ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા મંત્રીમંડળની પ્રથમ બેઠક બાદ મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે એ કહ્યુ હતું કે ખેડુતો માટેની કેન્દ્ર તથા રાજય સરકારોની બધી જ યોજનાઓના વાસ્તવિક અમલ ઉપર તેઓ દેખરેખ રાખશે

તેમણે ખેડૂતોની સમસ્યા અંગે આગામી એકાદ બે દિવસમાં મહત્વનો નિર્ણય લેવાશે તેવો સંકેત આપ્યો હતો

તેમણે પ્રવાસન સ્થળો સાથે લાઇટ મેટ્રો સ્ટેશનોનો શરૂ કરવા ઉપર ભાર મૂક્યો હતો

વિશ્વના જાણીતા ઇરાનિયન નિર્દેશક મોહસેન મખમલબ્લફે આ ફિલ્મનું નિર્માણ કર્યું છે ફિલ્મમાં ઇટાલીનું વાસ્તવિક જીવન દર્શાવવામાં આવ્યું છે ફિલ્મના નિર્માતા માયસમે જણાવ્યું હતું કે મોહસેનની ફિલ્મો મનોરંજનની સાથે સાથે અર્થપૂર્ણ હોય છે

જેમાં સંબંધિત દેશોની કલા સંસ્કૃતિ ઝીલાય છે

જ્યારે લક્ષ્ય સેન હારી જતા સ્પર્ધામાંથી બહાર થયા છે

મહિલાઓની એકલ સ્પર્ધામાં સ્મૃતિ મંધાતા અને રીતુપર્ણા દાસે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે સિમરન સિંધી અને રીતિકા ઠાકરની જોડીએ અંતિમ આઠમાં પ્રવેશ કર્યો છે જ્યારે કૂઠુ ગર્ગ અને અનુષ્કા પરીખ પણ આગળનાં રાઉન્ડમાં પહોંચ્યા છે